એક દિવસમાં નોંધાયેલા કેસોનો આ સૌથી મોટો આંક છે

દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના અંતરિયાળ વિસ્તારો શહેરી વિસ્તારો અને મહાનગરપાલિકા વિસ્તારમાં લોકોને ઘર આંગણે આરોગ્યની સેવાઈઓ મળી રહે તે માટે ધનવંતરી રથ શરૂ કરાયા છે

રાજકોટ શહેરમાં આજે બે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે તેમજ આજે વધુ એક દર્દીનું કોરોનાથી મોત થયું છે

નવસારી જીલ્લામાં આજે વધુ છ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા તેમજ કોરોનાની સારવાર દરમિયાન આજે એક દર્દીનું મોત નિપજ્યું છે

જ્યારે અન્ય એક દર્દીની ટ્રાવેલ હિસ્તીરિ અમદાવાદ અને સુરતની છે જ્યારે બીજો એક દર્દી અન્ય પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવ્યો હતો મોરબી જીલ્લાના વાંકાનેરમાંથી વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે

ખેડા કોરોના અનલોક ર દરમિયાન સમગ્ર ખેડા જિલ્લામાં નાના ગામમાં તેમજ મુખ્ય મથક નડિયાદ શહેરમાં કોરોનાએ માથું ઉચકતા કેસો વધુ નોંધાયા છે

જેમાં નડિયાદ મહેમદાવાદ મહુધાકપડવંજમાં પણ પોઝિટિવ કે સો વધ્યા છે પરંતુ હાલમાં જિલ્લાના વડા મથક નડિયાદમાં વધુ કેસ નોંધાયા છે

જ્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઘેર ઘેર ફરી મેડિકલ તપાસ પણ કરાઇ રહી છે

આ ધન્વંતરી રથના પ્રસ્થાનમાં મેયર હસમુખ જેઠવા ડેપ્યુટી મેયર કરસન કરમૂર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશી કમિશ્નર સતિશ પટેલ તેમજ જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

ટી યુ ની પરિક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ આ અંગેની વિગતો આપતાં કહ્યું કે ભારત સરકારના શિક્ષણ સચિવે પ્રવર્તમાન સ્થિતીમાં દેશના રાજ્યોને દિશાનિર્દેશ આપ્યા છે કે યુનિવર્સિટીઓની પરિક્ષાઓ હાલ પૂરતી મોકૃફ રાખવામાં આવે શ્રી યુડાસમાએ જણાવ્યું કે દેશના રાજ્યોની યુનિવર્સિટીઓમાં પરિક્ષા સંદર્ભે એકસૂત્રતા અને સમાનતા જળવાઇ રહે તેવા હેતુસર ભારત સરકારના શિક્ષણવિભાગે આ પરિક્ષાઓ હાલ પૂરતી મુલત્વી રાખવાનો નિર્ણય કર્યો છે પંચમહાલ આયોજન પંચમહાલ જિલ્લાના પ્રભારી તથા ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી

આયોજનમાં મંજૂર થયેલા કામો નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તેનું ધ્યાન રાખવા જરુરી નિર્દેશ આપ્યા હતા

મહેસાણા જીલ્લામાં બહ્યરાજી માર્કેટયાર્ડની ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે તો નવેમ્બરમાં દૂધસાગર ડેરી વ્યવસ્થાપક સમિતિની ટર્મ પૂરી થઇ રહી છે

જિલ્લાના વિકાસ કાર્યોના આયોજનની સમીક્ષા કરતા પ્રભારી મંત્રીશ્રીએ આયોજનમાં મંજૂર થયેલ કામો નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તેનું અંગત રીતે ધ્યાન રાખવા સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી

તેની અસર હેઠળ વલસાડ નવસારીથી લઇ કચ્છ સુધીના દરિયાકિનારા નજીકના વિસ્તારોમાં અને કેન્ર્ શાશિત પ્રદેશ દમણ દાદરાનગર હવેલી અને દિવમાં શનિવાર સુધી છૂટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ ઝાપટાં ચાલુ રહેવાની શક્યાતા છે

જો કે ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણ બનાસકાંઠા અને કચ્છના અંદરના વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે

તેથી માછીમાર ભાઇઓ માટે ચેતવણીની કોઇ સૂચના નથી